અમેરિકા અને ભારતની પદાધિકારીઓની મંત્રણાની બીજી બેઠકમાં આ અનુરોધ કરાયો હતો સંયુક્ત કાર્યજુથે આંતરાષ્ટ્રીય ત્રાસવાદી જુથોએ ઉભા કરેલા ખતરા અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સરહદ પારના ત્રાસવાદથી ઉભી થયેલી પરિસ્થિતિ વિશે પરસ્પર મંતવ્યોની આપ લે કરી હતી

કચ્છ જિલ્લાના નાયબ ચુંટણી અધિકારી એમ

પ્રજાપતિએ વિગતો જાહેર કરતા જણાવ્યુ હતું કે મતદાન મથક પર ખોટુ નામ ધારણ કરીને કે હયાત કે મૃત્યુ પામેલા અન્ય કોઈ વ્યક્તિનું બનાવટી નામે મતદાન કરવું કે મતદાનની માંગણી કરવી પણ ગુન્નો બની રહે છે તે માટે સજાની જોગવાઈ છે

ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના આદેશ પ્રમાણેટ્રાન્સમિશન એન્ડ કંન્ટ્રીબ્યુશન લોસનું પ્રમાણ ઘટાડવા અને પાવરચોરીનું દુષણ ઘટાડવા દરેક જુના મીટરને અપગ્રેડ કરી હાઈટેક કરાશે

પશુધન ગણતરીની મુદત હજુ એક મહિનો લંબાવાઈ છે

તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે

અતિ ગરમીના લીધે માનવ શરીરનું ઉષ્ણતામાન વધે છે જેના લીધે શરીરના રક્ષણ માટે ખાસ કરીને સગર્ભા માતાનાના બાળકો વૃધ્ધોશ્રમજીવીઓને તાપ થી રક્ષણ મેળવવાની જરૂર વધારે રહે છે તે માટે તડકામાં જવાનું ટાળવુખુલતા અને સંપુર્ણ શરીરને ઢાંકતા સુતરાઉ વસ્ત્રો પહેરવા દિવસ દરમ્યાન પુષ્કળ પાણી પીવુ તેમજ શરીરમાં સુસ્તી જેવુ લાગે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ ડોક્ટરની સારવાર લેવી આરતીબેન ભદ્દ